પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે આજે રાજયભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઊજવણી કરાશે ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓને રાજ્યપાલ સન્માનિત કરશે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાષ્ટ્રીય

અંતર્ગત વિવિધ શ્રેણીમાં ચાર પુરસ્કાર અપાયા ગુજરાત યુવા ભાજપ મોરચા દ્વારા આજે દરેક જીલ્લામાં યુવા તિરંગા થાત્રા મશાલ રેલી સહિતના કાર્યક્રમો યોજાશે મહાત્મા ગાંધીના વિયારોને જન જન સુધી પહોચાડવાના હેતુથી બાપુ સ્ક્રલ મેં અભિયાનનો પ્રારંભ

ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓને રાજયપાલ ના હસ્તે સન્માનિત કરવાનું પણ આયોજન છે અત્રે ઉલ્લેખનીય છે કે પચ્ચીસમી જાન્યુઆરી ભારતના યૂંટણી પંચનો સ્થાપના દિન છે

રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે કરાશે રાજ્યકક્ષા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જે અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ ખુલ્લો મુક્યો હતો

જેમાં જુદા જુદા રાજ્યોના લોકનૃત્યો લોકગીતો પરંપરાગત પરિવેશમાં રજૂ કરાયા છે

આ પ્રસંગે હજારો વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતનું સમુહગાન કર્યું હતું આ સાથે મુખ્યમંત્રીએ રાજકોટ પોલીસ દ્વારા આયોજીત શસ્ત્ર પ્રદર્શન અને મશાલ પીટીનો પ્રારંભ કરાવ્યો હતો

આ પ્રદર્શન આજે અને આવતીકાલે જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે

મુખ્યમંત્રીએ આ પ્રદર્શન નિહાળી તે અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી નાયબ મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આયોજીત ફલાવર શો ને ગઇકાલે ખુલ્લો મુકાયો હતો મુખ્યમંત્રીએ આ ફલાવર શોની પણ મુલાકાત લીધી હતી

આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે પ્રજાના નાણા તો પ્રજા કલ્યાણના વિકાસ કામો માટે ઉપયોગ કરાયું છે અને મુખ્યમંત્રીએ રાજકોટ જિલ્લાને એક હજાર કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે તેમણે ઉમેર્યું કે સૌની યોજના અંતિમ તબક્કામાં છે અને યાલુ વર્ષે સૌરાષ્ટ્ર કચ્છમાં રવિ પાકોનું વાવેતર વધ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા આ પરિષદનું ઉદ્ધઘાટન કરશે

સુરત એવોર્ડ સુરત શહેરને સ્માર્ટ સીટી પ્રોજેક્ટના અમલીકરણ અન્વયે શ્રેષ્ઠ પ્રદર્શન બદલ રાષ્ટ્રીય કક્ષાનો સ્માર્ટ સિટી એવોર્ડ એનાયત કરાયો કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત આ એ વોર્ડ આપવામાં આવ્યા

આ ઉપરાંત પાંચ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે

ભાજપ યુવા મોરયાના પ્રદેશઅધ્યક્ષ ડૉ ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ભાવનગર ખાતે રેલીમાં જોડાશે શ્રી પટેલે કહ્યું કે કોંગ્રેસ અને વિઘટનકારી તત્વો દ્વારા નાગરિકતા સુધારા કાયદા વિષે લોકોમાં ફેલાવાયેલો ભ્રમ દૂર કરવાની કવાયત યુવા કાર્યકરો આખા રાજ્યમાં હાથ ધરશે

ઇ ગાંધીનગર દ્વારા મહાત્મા ગાંધીના વિચારોને જન જન સુધી પહોંચાડવાના હેતુથી બાપુ સ્ફ્રલ મેં અભિયાનનો પ્રારંભ કરાયો છે ગાંધીનગરમાં ગઇકાલે અભિયાનને ખુલ્લું મુકતાં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી અને બાળકોમાં ગાંધીજીનો એકપણ ગુણ આત્મસાત થશે તો તે રાષ્ટ્ર જ નહીં પરંતુ વ્યક્તિગત વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે તેમણે દેશમાં કોઇએ ન કર્યો હોય તેવો અભિનવ પ્રયોગ કરવા માટે આઇ

ને અભિનંદન પાઠવ્યા હતા

આ પ્રસંગે ગાંધી વિચારોના વિસ્તારક તરીકે જનારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને ગાંધી વિચારની માહિતીપ્રદ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સફાઇ કામદારી રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષ મનહરભાઇ ઝાલાએ જણાવ્યું છે કે લેબર એક્ટ મુજબ સફાઇ કામદારોને તમામ અધિકારો ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલા શ્રી ઝાલાએ ગઇકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તમામ કરાર આધારીત સફાઇ કર્મચારીઓને તેમનાં કરેલ કામનાં સામે પુરૂ મહેનતાણું નિયમાનુસાર ઇ પી એફ તેમજ વીમો મળે તે અંગે સંબંધિતોને તાકિદ કરવામાં આવી છે

તેમણે સફાઈ કર્મચારીઓને સ્વ ચ્છતા યોગી તરીકે સંબોધવા જણાવ્યુ હતું

ઉલ્લેખનીય છે કે દાદરાનગર હવેલી દમણ દીવનું વિલીનીકરણ કરાયા બાદ હવે તે એક જ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે ત્યારે તેના પ્રશાસક પ્રકુલ્લભાઈ પટેલને ફરીથી તેના પ્રશાસક તરીકેનો પદભાર સોંપાયો છે ગૃહ્મંત્રાલય દ્વારા આ અંગે આદેશ જાહેર કરાયો છે ભાવનગર ભાવનગર જિલ્લામાં આર્થિક ગણતરી સર્વેનો ભાવનગર શહેર ખાતેથી પ્રારંભ કરાયો છે આ સર્વે અંતર્ગત કોમન સર્વિસ સેન્ટર મારફતે મોબાઇલ એપ દ્વારા જિલ્લાની ભૌગોલિક સરહદમાં આવતી તમામ આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે લારી ગલ્લા પાથરણા રીક્ષા દુકાન ઓફિસો કારખાન ધાર્મિક સ્થળો વિગેરેની માહિતી એકત્રિત કરાશે

આર્થિક ગણતરીનો પ્રારંભ કરાવવતા જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે આ માહિતી જિલ્લાના સામાજીક આર્થિક વિકાસને વેગ આપવા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે